રાષ્ટ્રપતિનો કાફલો હેલિકોપ્ટર મારફતે રાજકોટ અને રાજકોટ હવાઈ મથકેથી વિમાન દ્વારા રાજધાની દિલ્લી જવા રવાના થયા હતા રાજકોટ હવાઈ મથક ખાતેના ટૂંકા રોકાણ દરમ્યાન જિલ્લા કલેક્ટર રેમયા મોહન સહિતના વરીષ્ઠ અધિકારીઓ ત્યાં હાજર રહ્યા હતા સિધ્ધપુર મુખ્યમંત્રી બનાસકાંઠાના સિધ્ધપુર ખાતે ગોકુળ ગ્લોબલ યુનિવર્સીટીનો પ્રથમ પદવીદાન સમારંભ યોજાઈ ગયો જેમાં દીક્ષાંત અતિથિ તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા

આ પ્રસંગે શ્રી રૂપાણીએ વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું કે કોલેજના શિક્ષણનો ઉપયોગ પોતાની આજીવિકા માટે કરવા સાથોસાથ સમાજને ઉપયોગી થવાનું યોગદાન પણ આપવું જોઈએ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપનને સાકાર કરવા જણાવ્યું હતું હવામાન રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી હવામાનમાં ફેરફાર થયા છે

રાજ્યમાં નલીયામાં સૌથી ઓછુ આઠ ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું છે

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ ચાર દિવસ ઠંડા પવનની અસર રહેશે અને તાપમાન વધુ નીયું જઈ શકે છે

આઠ બેઠકો પર ત્રિપાંખીયો જંગ છે

જેમાં સૌથી વધુ ખેરાલુ બેઠક પર છે

વાવેતર મહેસાણા જિલ્લામાં શિયાળુ પાક માટે ગયા વર્ષની સરખામણીએ વધુ વાવણી થઈ છે શિયાળ પાકોમાં ગયા વર્ષે પોણા બે લાખ હેક્ટરમાં વાવણી થઈ હતી આ વખતે ફજુ પણ વાવણી થઈ રહી છે

છોટા ઉદેપુર સખી મંડળ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે તાલુકા પંચાયત કચેરીમાં સખી મંડળની બહેનોએ બનાવેલ ચીજવસ્તુનું વેચાણ કેન્દ્ર શરૂ થયું છે રાષ્ટ્રીય આજીવિકા મિશન યોજના હેઠળ બહેનોને પરિવાર માટે પૂરક આવક ઊભી કરવામાં મદદરૂપ બનવા રૂપાણી સરકાર આવી પ્રવૃતિ ચલાવે છે તાલુકા વિકાસ અધિકારી કેતન પંડિતે જણાવ્યુ છે કે કોસીન્દ્રા ગામના વાણી સખી મંડલે બનાવેલ સેનેટરી નેપકીન શેમ્પ્ અને ગૃહ વપરાશની વસ્તુઓ અઠી વેચાણ માટે હાલ મૂકવામાં આવી છે અને તેમાં વધુ વસ્તુનો ઉમેરો ટ્રંક સમયમાં કરાશે અમારા પ્રતિનિધિ જણાવે છે કે વેચાણ કિંમત ખૂબ વાજબી હોવાથી માલ ઝડપ થી વેચાઈ રહ્યો છે

મી મીની બી આર એમ સફળતા પૂર્વક પૂર્ણ કરી અને ફાન્સ દ્વારા અપાતુ સુપર રેન્ડોનિયર્સનું બિરુદ પ્રાપ્ત કરનાર પ્રથમ દિવ્યાંગ સુપર રેન્ડોનિયર્સ બન્યા છે

નાનપણ થી જ જમણા પગે પેરાલીસસની અસર ધરાવે છે